પ્રધાનમંત્રી નરે ન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર સંરક્ષણ ક્ષમતાને વધારવા અને આ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે ઝડપથી કામગીરી કરી રહી છે

ચર્ચા વિયારણા બાદ જનતાદળ યુનાઇટેડના નેતા તરીકે નીતિશ કુમારની વરણી થઇ છે આદિવાસી નેતા અને ક્રાંતિવીર બિર સા મુંડા જન્મ જંયતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં પશ્ચિમ પાકિસ્તાની શરણાર્થીઓ અને વાલ્મિકી સમાજના લોકો હવે મતદાન કરી શકે છે અને ચૂંટણી પણ લડી શકે છે

ચર્ચા વિચારણા બાદ જનતાદળ યુનાઇટેડના નેતા તરીકે નીતિશ કુમારની વરણી થઇ છે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નિરીક્ષક તરીકે બેઠકમાં ભાગ લઇ રહ્યા છે

અત્યાર સુધી તેઓ આ અધિકારથી વંચિત હતા

પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓ મુખ્યત્વે જમ્મુના સરહદી વિસ્તારોમાં સ્થાયી થયા હતા અને તેઓ કાયમી નાગરિક ગણાતા ન હતા

હવે વાલ્મિકી સમાજના લોકો પણ નોકરી જમીન ખરીદી મતદાન તેમજ ચૂંટણી લડવા માટે અરજી કરી શકે છે